કેન્દ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા રાજયમંત્રી આર

સીંહે રાજયસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ યુવાનોને આધુનિક માંગ અનુસાર તાલીમ આપીને નોકરી અપાવવામાં આવે છે દરમિયાન શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુ લ મિત્રાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના યુવાનોને વિકસી રહેલા અને ભવિષ્યના ઉચ્ય માંગની શકયતાવાળા ક્ષેત્રો માટે જરૂરી થોગ્ય પ્રકારની તાલીમ આપીને સજજ કરવાની દિશામાં મહત્વનું પગલુ છે નેહલ ઠક્કર રાજ્ય ચૂંટણી રાજ્યમાં મહાનગરપાલિકાથી લઇ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની યૂંટણીઓ આડે ગણતરીના દિવસો બાકી રહેતાં યૂંટણી પ્રયાર વેગીલો બન્યો છે

આ તરફ પ્રચારમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે વડોદરામાં એક સભા સંબોધી હતી તેઓ સંબોધન આપી રહ્યા હતા ત્યારે જ અચાનક ઢળી પડ્યા હતા હાજર સુરક્ષા કર્મીઓ અને ભાજપ આગેવાનોએ તેમને તુરંત સારવાર માટે ખસે ડાયા હતા મુખ્યમંત્રી વિજય રૂપનીનું બ્લડ પ્રેસર લો થતા યક્કર આવી ગયા હતા તેઓને ડોક્ટરે સારવાર આપતા હાલ સ્વસ્થ થયા છે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીની તબીયત હવે સારી છે નેહ્લ ઠક્કર નેશનલ હાઇવે ફાસ્ટ ટેગ આજે મધરાતથી રાષ્ટ્રીય ધોરીમાર્ગે પરના ટોલ બુથોની તમામ લેનને ફાસ્ટેગ લેન તરીકે જાહેર કરવામાં આવશે માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે ડીજીટલ માધ્યમોથી ફીની યુકવણાને પ્રોત્સાહન આપવા પ્રતિક્ષા સમય અને બળતણનો વપરાશ ઘટાડવા અને ટોલ બુથો પરથી કોઇ અડયણ વગર આગળ વધી શકાય તે માટે આમ કરવામાં આવ્યું છે

સારવાર હેઠળ અઠવાડિયું રહેવું પડે તેવો અંદાજ ટાંક્વો હતો અને સાડું હોવાનું ઉમેર્યું હતું વિનોદભાઇના પુત્રનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તે ભુજ ખાતે હોમ ક્વોરેન્ટાઇન હોવાનું જાણવા મળ્યું છે યૂંટણીના ખરા ટાંકણે ભાજપના પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડા સંક્રમિત થતાં મિત્રવર્તુળ સહિત રાજકીય ક્ષેત્રે ચિંતા સાથે ખબર અંતરની મોટાપાયે પૂછપરછ થઇ રહી છે

તેના લીધે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે

આકાશ પણ સૂર્યપ્રકાશિત રહેવાથી કુમળા પાકોને બપોરના તાપથી બચાવવા સવારના સમયે પિયત આપવાની સલાહ કૃષિ નિષ્ણાંતોએ આપી છે